પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આકાશવાણી પરથી મન કી બાત દ્વારા લોકો સાથે સંવાદ કરતાં વધુમાં જણાવ્યું હતું કે પ્લાસ્ટિકને રિસાયક્લ કરી શકાય છે અને આને ઇંધણમાં રૂપાંતરિત કરી શકાય છે તેમણે સિંગલ યૂઝ એટલે કે બીજી વખત ઉપયોગ ન થનાર પ્લાસ્ટિકથી મુક્તિ મેળવવા માટે લોકોને સાથે મળીને કામ કરવાનું આહવાન કર્યું છે

ખોરાકના મહત્વ સાથે જોડાયેલા એક સંસ્કૃત સુભાષિતનો ઉલ્લેખ કરતાં શ્રી મોદીએ મહિલાઓ અને નવજાત બાળકો સહિત તમામ લોકો માટે સંતુલિત પોષક આહાર ઉપર ભાર મૂક્યો

તેમણે કહ્યું કે આ ન્યૂ ઇન્ડિયા છે જ્યાં લક્ષ્ય સમય પહેલાં પૂર્ણ કરવામાં આવે છે

સદ્દગતના પુત્ર રોહને વિવિધ નેતાઓ કાર્યકરો અને સગાસંબંધીઓની હાજરીમાં ચેહ આપી હતી ઉપરાષ્ટ્રપતિશ્રી વેકૈયાહ નાયડુ ભાજપ નેતા એલ

અડવાણી પક્ષ પ્રમૂખ અને ગૃહમંત્રી અમીત શાહ કેન્દ્રિય મંત્રીઓશ્રી રાજનાથસિંહ સુશ્રી નિર્મળા સીતારમણ સુશ્રી સ્મૃતિ ઇરાની શ્રી રવિશંકર પ્રસાદ તથા કોંગ્રેસનેતાઓશ્રી જયોતિરાદિત્ય સિંધિયા શ્રી કપીલ સિબ્બલ અને અન્ય આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા મહારાષ્ટ્ર ગુજરાત કર્ણાટક બિહાર ઉત્તરાખંડ અને દિલ્હીના મુખ્યંમત્રીઓ પણ હાજર રહ્યા હતા આ અગાઉ સદ્ગતના પાર્થિવ દેહને ભાજપ મુખ્ય મથક પર રાખવામાં આવ્યો હતો અને ત્યાં મોટી સંખ્યામાં કાર્યકરોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી ગઇકાલે નવી દિલ્હીની એઇમ્સ હોસ્પીટલમાં શ્રી જેટલીનું અવસાન થયું હતું મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ નવી દિલ્હીમાં પૂર્વ નાણાંમંત્રી અને ભાજપના અગ્રણી સ્વર્ગસ્થ અરૂણ જેટલીના પાર્થિવ દેહ પર પ્રષ્પાંજલિ અર્પણ કરી સદગત પ્રત્યે ક્રતજ્ઞના વ્યક્ત કરી હતી નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ મંત્રીઓ શ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા શ્રી પ્રદીપસિંહ જાડેજા અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીએ પણ સદગત અરૂણ જેટલીને ભાવાજંલિ આપી હતી

છેલ્લાં સાત દિવસથી જિલ્લામાં વરસાદ ન થતા ખેડૂતો ચિંતિંત હતા તેવામાં આજે વરસાદી ઝાપટા થતા પાકને નવજીવન મળ્યું છે

તાપી જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી વરસાદના ઝાપટાં થયા છે જિલ્લાના વડા મથક વ્યારા સહિત આજુબાજુના વિસ્તારોમાં આજે છૂટાછવાયા વરસાદના ઝાપટાં પડ્યાં હતાં વડાલી વિજયનગર નવસારી અમરેલી અરવલ્લી મોડાસા મેઘરજ શામળાજીમાં પણ આજે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે આ ઉપરાંત ખાભા ગીર રબારિકા સાળવા પીપળીયા બાબરાપરા ચકરાવામાં પણ વરસાદ પડ્યો હતો આવા સમયે આજે વરસાદી ઝાપટાં થતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે સમગ્ર દેશ સહિત રાજ્યના કેટલાય કૃષ્ણ મંદિરોમાં આજે નંદ મહોત્સવની ઉત્સાહ અને શ્રધ્ધાપૂર્વક ઉવજણી કરવામાં આવી ગઈકાલે રાજ્યના મુખ્ય ક્રષ્ણ મંદિરો સહિત અનેક નાના મોટા મંદિરોમાં ક્રષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી બાદ ભક્તો આજે નંદ મહોત્સવમાં બાલગોપાલને વધાવીને અને તેમના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે

લાખોની સંખ્યામાં હરિભક્તોની સાથે નંદ ઉપરાંત અન્ય પાત્રો બનાવાયા હતા જે મંદિર પરિસરમાં ઢોલ નગારા સાથે ફરીને ભગવાનની સમક્ષ આવ્યા હતા

દ્વારકાધીશ મંદિર ખાતે પણ આજે નંદ મહોત્સવથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું લાખો લોકોએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા

જન્માષ્ટમી બાદ સાતમ આઠમના લોક મેળાઓની પણ આજે નોમની મધરાતે પૂર્ણાહૂર્તિ થશે રાજ્યમાં સૌરાષ્ટ્ર કચ્છ સહિત ઘણાં વિસ્તારોમાં હર્ષોલ્લાસ પૂર્ણ વાતાવરણમાં યોજાતા લોક મેળાઓમાં માનવ મહેરામણ ઉમટી પડે છે

અમારા પોરબંદરના પ્રતિનિધિ જણાવે છે કે આ વખતે જન્માષ્ટમીના લોક મેળામાં ચકડોળ માટે સુરક્ષાના નિયમોની કડક અમલવારીના પગલે પોરબંદરમાં એકપણ ચકડોળ શરૂ કરી શકાયા નહતા પરંતુ પ્રજાએ તેમ છતાં મેળાની મોજ માણી હતી

નર્મદા જિલ્લાની ભૂછાડ પ્રાથમિક શાળાના શિક્ષક કમલભાઈ રેવલભાઈ વસાવાની રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે પસંદગી કરવામાં આવી છે

રાષ્ટ્રપતિ દ્વારા બીજા પાંચ વર્ષ માટે તેમની નિમણૂંકને મંજૂરી આપવામાં આવી છે આ પ્રસંગે પ્રોફેસર સુધીર જૈને જણાવ્યું કે તેઓ સર્જનાત્મકતા શિક્ષણ અને ઇત્તર પ્રવ્રત્તિઓ શિષ્યવ્રત્તિ સંશોધનના નવા આયામો સર કરવા માટે ઉત્સૂક છે વાસણા સ્વામિનારાયણ સંસ્થાના સ્થાપક દેવનંદન સ્વામી બાપજી ગઈકાલે પંચમહાભૂતમાં વિલીન થયા

તેઓ છેલ્લાં કેટલાંક સમયથી બીમાર હતા ગાંધીનગરના ધોળાકુવા પાસે આવેલ સ્વામિનારાયણ સંસ્થામાં તેમના પાર્થિવ દેહને દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો